આ સંવાદ પ્રધાનમંત્રીને સંબંધિત જૂથની કામગીરીનો સભ્ય ઉપર થતો પરિણામ જાણવામાં મદદ મળશે આ સંવાદ આપ દુરદર્શન અને એનઆઇસી વેબકાસ્ટ ઉપર જોઇ શકશો

આઈ ભવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના તિલકમાર્ગ ઉપર બંધાયેલા ભારતીય પુરાતત્વ વિભાગના નવા વડા મથકનું ઉદઘાટન કરશે

આ મકાનમાં દોઢ લાખથી વધ્ પ્રસ્તકો અને જનરલ ધરાવતું મધ્યસ્થ પુરાતત્વ પુસ્તકાલય પણ હશે

આ સેવા મોબાઇલ ધારકોને વિડિયો કોન્ફરન્સીંગ વિડિયો કોલીંગ તથા અન્ય પ્રવૃત્તિઓ માટે બીએસએનએલ લેન્ડ લાઇન નેટવર્કનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે આ હેતુથી મોબાઇલધારકોએ બીએસએનએલ ની એપ્લીકેશન વીંગને ડાઉનલોડ કરવાની જરૂર રહેશે

આ પ્રસંગે શ્રી સિંહાએ કહ્યું કે આજના બજારમાં બીએસએનએલ એ એક મજબૂત સંસ્થા તરીકે પોતાની જૂની કામગીરી યથાવત રાખી છે અને માર્કેટ શેર ધ્યાનમાં લેતા તેની પાસે આ સિદ્ધિ માટેની ક્ષમતા પુરવાર કરી છે

સર્વ શિક્ષણ અભિયાન દ્વારા આ હેતુસર રૂપિયા સદા ત્રણ લાખના અંદાજીત ખર્ચે રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની બિન વપરાશની બસને મોબાઈલ શિક્ષણ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે

રાજયની વિનયન વાણિજય વિજ્ઞાન તથા કાયદા વિદ્યાશાખાની કો લેજોમાં આ નિમણૂકો અપાઇ છે

મંગળવારથી કચ્છ સહિતના ગુજરાતની મુંબઈ સાથેનો રેલ સેવા ધીમે ધીમે રાબેતા મુજબ થઇ રહી હોવાનું જાણવા મળે છે આ અંગે સુત્રી પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રેલ્વે ટ્રેક પર હજી પણ પાણી હોવાથી પશ્ચિમ રેલ્વેની ગાડીઓ ધીમી ગતિએ ચાલી રહી છે દરમ્યાન ભારે વરસાદને કારણે કચ્છને મુંબઈ થી જોડતી રેલ સેવા પણ પ્રભાવિત થઇ હતી અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

હવે મોસ્કો ખાતે રવિવારે રમાનારી ફાઈનલ મેચમાં ફાંસ અને ક્રોએશિયા વચ્ચે મુકાબલો થશે